ઉમેદવારીપત્રો પાછા ખેંયવાની છેલ્લી તારીખ ત્રીજી ઓકટોબર છે

આ પેટાયૂંટણીમાં વીજાણુમતદાન યંત્રો તથા વીવીપેટનો ઉપયોગ કરાશે પેટા યૂંટણી જાહેર થતાં જ ધારાસભાના આ ચારેથ મતવિસ્તારમાં આદર્શ આયાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે

મુખ્ય યૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ યૂંટણી સમય પત્રક જાહેર કર્યું હતું

બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આયારસંહિતા અમલમાં આવી ગઇ છે એટલે કે વર્તમાન રાજય સરકારો હવે કોઇ નવી યોજનાની જાહેરાત કે શરૂઆત નહીં કરી શકે મનસુખ માંડવીયા અમદાવાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે અમદાવાદથી ધંધુકા વચ્ચે આવેલા લોથલ ખાતે વહાણવટાનો પ્રાચીન ઇતિહાસ રજૂ કરતું આધુનિક સંગ્રહાલય ઊભું કરવાની પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

ભારતીય વહાણવટા ઉદ્યોગની આવતીકાલ જેવા વિષય ઉપર આયોજિત કાર્યશાળાને સંબોધતા શ્રી માંડવીયાએ આ વાત કઠી હતી તેમણે ઉમેર્થું હતું કે ગાંધીનગર ખાતે આવેલા ગીફ્ટ સીટીમાં પણ મેરિટાઇમ પાર્ક ઉભો કરાશે ગુજરાત ન્યૂજર્સી કરાર ગાંધીનગર ખાતે યોજાયેલા સમારંભમાં ગુજરાત અને અમેરિકાના ન્યૂજર્સી વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ સંપન્ન થતા વિકાસની નવી દિશા ગુજરાત માટે ખુલી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ન્યુજર્સીના ગવર્નર શ્રીયુત ફિલીપ મરફી વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરાયા ત્યારે ઉદ્યોગજગતની ત્યાં ખાસ હાજરી હતી સ્વચ્છ ઉર્જા ઉચ્યશિક્ષણ વેપાર તથા સાંસ્કૃતિક આદાનપ્રદાનને ઉત્તેજન આપવા બંને ભગીની રાજ્ય સંમત થયા છે ન્યૂજર્સીના ગવર્નરે આ પ્રસંગે દવા ઉત્પાદન તથા આઇટી ક્ષેત્રમાં ગુજરાત સાથે વેપાર વધારવા ખાસ તૈયારી દાખવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે આગ્રહ કર્યો હતો કે ન્યૂજર્સી તરફથી ગુજરાતમાં મૂડીરોકાણ મોટાપાયે આવે કારણ કે આભાર નિહારીકા રવિયા વેપારઉદ્યોગની શ્રેષ્ઠ સગવડ ગુજરાત પાસે છે જેનો ન્યૂજર્સી લાભ ઉઠાવે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ શરૂ થયાનો એક વર્ષ પૂરું થવા નિમિત્તે અનેક કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષપદે મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં વિવિધ સંસ્થાઓનું સન્માન કરાશે

જ્યારે ટ્રોમા સેન્ટરનું ઇ લોકાર્પણ પણ શ્રી પટેલના ફસ્તે થનાર છે

શ્રમ રોજગાર મંત્રી શ્રી દીલીપકુમાર ઠાકોરે આજે મૃતકોના પરિવારની મુલાકાત લઈ પ્રત્યકને ચાર લાખ રૂપિયાની રકમના ચેક વારસદારોને અર્પણ કર્યા હતા

રાજપીપળામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદના કારણે નર્મદા અને કરજણ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે યોપડા વાવ અને કાકડી આંબા ડેમ ફરીવાર ઓવરફ્લો થવાની અણી ઉપર છે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે ધીમી ધારે વરસાદ પડથો હતો રાજકોટ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર ગોંડલ ઉપલેટા મેટોડા જીઆઇડીસી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પાટણમાં પણ અસહ્ય ઉકળાટ અને બાફ વચ્ચે ઝરમરીયો વરસાદ પડથો હોવાનો અહેવાલ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગીર પંથકમાં આજે સવારે તોફાની વરસાદ પડયો હતે કોડીનારના ધારવાડ નગડલા જીમવાળા સહિતના ગીરના ગામોમાં આજે ભારે વરસાદ વરસ્યો છે ગીર પંથકમાં મુશળધાર વરસાદ ને કારણે કોટેશ્વર ડેમ આજે ફરીવાર ઓવરફલો થયો છે ક્રોણ ગામને જાડતા પુલ પર પાણી વહેતા ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર ઠપ થયો છે તુલસી શ્યામ અને ગીર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉનાના આમોદરા ગામેથી પસાર થતી શાહી નદીમાં ઘોડાપુર આવ્યું છે મુંદ્રા તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો હોવાનો અહેવાલ છે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડથા છે ખંભાળીયા નજીક વીજળી પડવાની ઘટનામાં એક યુવતીનુ મોત થયું છે

ઘોરડો ગામ પાસે આવેલા સફેદ રણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જહેમત ઉઠાવનાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી ગુજરાતને ફળી છે કચ્છ ક્લેક્ટર એન નાગરાજન કહે છે કે પ્રકૃતિ સાથે લોકસંસ્કૃતિનો આનંદ માણવા માટે કચ્છ આવતા સહેલાણીઓની સગવડ અને સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત તંત્ર દ્વારા થશે ઘોરડો ગ્રામ પંચાયતના સરપંય મિયાં હ્સૈન કહે છે કે કચ્છમાં ચોમાસું ખુબ સારું રહેતા રણમાં હાલમાં ખાસ્સા પાણી ભરાયા છે પરંતુ નવેમ્બર સુધીમાં બધુ ચોખ્ખ્ં થઈ જવાની આશા છે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજાશે

ગુજરાતની લોક સંસ્કૃતિનું આગવું અંગ ગણાતા રાસગરબાની સ્પર્ધાનું ખૂબ મહત્વ છે કારણ કે તેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા યુવાપેઢીમાં કેટલા લોકપ્રિય છે તેનો ખ્યાલ આવે છે

પાવાગઢ રોપ વે પાવાગઢ પર્વત ઉપર આવેલા મહાકાળી ધામ માટેની ઊડન ખટોલા તરીકે ઓળખાતી રોપ વે સેવા આવતીકાલ બાવીસ સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ચોમાસાના દિવસોમાં મેઇન્ટનન્સ કામ માટે છેલ્લાં છ દિવસથી આ સેવા બંધ રખાઈ હતી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી હજારો માઈભક્તો દર વર્ષે આદ્યશરેક્તના મહાકાળી સ્વરૂપના દર્શન માટે પાવાગઢ આવતા હોય છે તમામ માટે રોપ વે સેવાને લીધે પર્વત ઉપર દર્શન માટે જવું સુલભ બન્યું છે